પટેલ હોલ સહિતના પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે હાલમાં રાજ્યમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ સિગારેટનું વ્યસન વધી રહ્યું છે ઇ સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે

સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્તા પી એસ

કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે

આ સુધારા વિધેયક સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીશ્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે ભિક્ષકગ્રહમાં પ્રવેશ પામેલ અંતેવાસી જો રક્તપિત્ત રોગથી અસરગ્રસ્ત હોય તો તેને રક્તપિત્તીયા આશ્રમમાં મોકલી આપી ત્યાં તેની સારવાર કરવાની જોગવાઇ હતી

અને તેની સંસ્થામાં જ રાખી રક્તપિત્તની સારવાર થઇ શકે છે આથી રક્તપિત્ત રોગનો વર્તમાન સમયમાં બિનચેપી તથા સંપૂર્ણ ઉપચાર થઇ શકતો હોઇ કેન્દ્ર તથા રાજ્યના કાયદાઓમાંથી વિવાદિત કલમો નાબૂદ કરવા કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ રક્તપિત્ત અસરગ્રસ્ત અંતેવાસીઓને સંસ્થાના અન્ય અંતેવાસીઓથી અલગ કરવાની વિવાદિત જોગવાઇઓમાં સુધારો આ વિધેયકથી કરવામાં આવ્યો છે આ ભિક્ષુકોને માત્ર પકડીને જેલ જેવી સજા આપવાને બદલે તેમના જીવનમાં સુધારણા આવે ભિક્ષુક પ્રવ્રત્તિમાંથી બહાર આવે અને જે ભિક્ષુકોના કોઇ નજીકના સગાવાહલા છે તેમને બોલાવીને જે તે ભિક્ષુકની સજા પુરી થયા બાદ તેમના સગાવાહલાને સોંપી દેવામાં આવે છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્ય્ય હતું

ભાગીદારી કાયદાની વિવિધ કલમ હેઠળ મહત્તમ ફી રૂા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો બદલાય સરનામુ બદલાય ભાગીદારીની રકમમાં વધારો ઘટાડો થાય ભાગીદારીની ટકાવારીમાં વધ ઘટ થાય પેઢી વિસર્જિત થાય એવા વિવિધ દસ્તાવેજોની કામગીરી વાણિજ્ય વેરા કચેરી દ્વારા થતી હોય છે ત્યારે આ કર્મીઓના ભારણ તથા સાહિત્ય ખર્ચમાં પણ વધારાને ધ્યાને લઇ વધારો કરાયો છે બાદમાં આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું કેન્દ્રિય ગ્રહમંત્રી અમિત શાહ આજે ગ્રુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર ગુજરાત આવી રહેલા શ્રી શાહનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ હવાઇ મથકે આવી પહોંચતા શ્રી અમિત શાહનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપરાંત મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો તથા ભાજપના ટોચના તમામ આગેવાન હાજર રહ્યા હતા હવાઇ મથક પરિસર ઉપર ભાજપ કાર્યકરોની વિશાળ હાજરી વચ્ચે સાંસ્કૃતિક કલાકારોની હાજરી સૌની ધ્યાન ખેંચતી હતી

નારણપુરા વિસ્તારમાં બંધાયેલા ડી

પટેલ કોમ્યુનિટી હોલ તથા પુસ્તકાલયને પણ શ્રી શાહે ખુલ્લું મુકતા જનતાને નવી સગવડ ઉપલબ્ધ બની હતી

પટેલ કોમ્યુનીટી હોલ અને લાઇબ્રેરીનું લોકાર્પણ આજે સાંજે કરવામાં આવ્યું હતું શ્રી શાહે જણાવ્યું કે ગુજરાતના વિકાસે દેશના ગરીબો માટે નવી આશા જમાવી છે

આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરે તે અગાઉ મંગળા આરતીનો લ્હાવો લેવા માટે શ્રી શાહ ત્યાં હાજર રહેશે મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી છે અને શુક્રવારે યોજાનારી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે શ્રી રુપાણીએ આજે ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત બાદ પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાંક સભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી સંભાવનાને પગલે પક્ષના તમામ ધારાસભ્યોને વ્હીપ આપવામાં આવ્યો છે

અત્રે એ યાદ અપાવીએ કે ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપમાંથી વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર અને ઉત્તર ગુજરાતના અગ્રણી કાર્યકર શ્રી જુગલ ડાકોરે ઉમેદવારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસમાંથી ભૂતપૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા અને શ્રી ગૌરવ પંડ્યાએ ઉમેદવારી નોંધાવી છે શ્રી અમિત શાહ અને શ્રીમતિ સ્મ્રતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં વિજેતા થતાં રાજ્યસભાની ગુજરાતમાંથી બે બેઠકો ખાલી પડી છે

આવતીકાલે યોજાનારી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદ ભાવનગર સુરત વડોદરા સહિત ઠેર ઠેર રથયાત્રા સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે

રથયાત્રા પૂર્વે અમદાવાદના સુપ્રિધ્ધ જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી ઓ

ભગવાન જગન્નાથ ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાજીના રથ બાદમાં નગરયાત્રા શરૂ કરશે અમદાવાદમાં મેમનગર ગુરુકુલ દ્વારા પણ રથયાત્રા નીકળશે અને તે પશ્ચિમના વિસ્તારોમાં ફરશે ભાગવનગર શહેરમાં આવતીકાલે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયું છે સવારે સાત વાગે સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવથી ગંગાજળીયા તળાવથી ઘોઘા ગેટ હેરીસ રોડ ખારગેટ તરફ જશે દરમિયાન ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને એખલાસના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તેવા હેતુથી એસ પી

આ વખતે પ્રથમવાર એક સાથે બે રથ સાથે રથયાત્રા નીકળશે જેમાંથી એક રથને મહિલાઓ ખેંચશે

કોહલીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવનપર્વે અને કચ્છ નૂતન વર્ષના અવસરે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ સંદેશમાં જણાવ્યું છે કે આ બન્ને પર્વો સમાજમાં પરસ્પર ભાઇચારો સુખશાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ખરીફ ઋતુમાં લઘુતમ ટેકાના ભાવોને મંજુરી આપી છે

મોદી સરકારનું બજેટ જાહેર થાય તે અગાઉ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે સાગરખેડૂ ખુશ છે માછીમારીનો ધંધો પુરુતું વળતર આપતો બને તે માટે ઉદ્યોગની માફક સસ્તાદરે બેંક ધિરાણ મળે તેવી અપેક્ષા માછીમારો રાખી રહ્યા છે

ઉંડા દરિયામાં જઇ શકે તેવી બોટ અને જાળ ખરીદવા સસ્તા ધિરાણની તેમણે માંગણી કરી છે બાઇટ અબ્રલ શાહ પિરઝાદા નેશનલ ફિશવર્કર્સ ફોરમની ગુજરાત પાંખના સચિવ ઉસ્માનગની શેરસીયાએ દરિયાઇ એમ્બ્યુલન્સ સેવા શરુ કરવાની માંગણી કરી છે જેથી મધદરિયે માંદા પડેલા ખારવાને નજીકના બંદરે તાત્કાલિક પહોંચાડી શકાય